હેપ્પી સ્ટ્રીટમાં ખાણી પાણીની સાથે નાગરિકોને સાંજના સમયે ખુબ આનંદ પ્રાપ્ત થાય તેવો એક માહોલ પણ ઉભો કરવામાં આવ્યો છે લો ગાર્ડન સાઈડની કમ્પાઉન્ડર વોલની ડિઝાઈન હેરિટેઝમાં થીમ પર આધારીત કરવામાં આવી છે

અને ટેન્ટ સીટીનું નિર્માણ કરવામાં આવ્યુ છે એ રીતે આગામી ટુંક સમયમાં પ્રવાસન વિભાગ દ્રારા માંડવી બીચ ખાતે બીય ફેસ્ટીવલની શરૂઆત થવા જઈ રહી છે રણોત્સવ પુર્ણ થયા બાદ બીય ફેસ્ટીવલ શરૂ થશે પ્રવાસન વિભાગ દ્રારા માંડવીના દરિયા કિનારે બે માસ સુધી બીચ ફેસ્ટીવલ આયોજીત કરાશે

જેમાં ભાઈઓ તથા બહેનો નિશુલ્ક ભાગ લઈ શકશે આરતીબેન ભદ્દ કલા મહાકુંભ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ આવતીકાલે માતૃ છાય કન્યા વિધાલયભુજ ખાતે યોજાશે જેમાં વકતૃ ત્વ સ્પર્ધાના વિષયો જાહેર કરવામાં આવ્યા છે

આરતીબેન ભદ્દ રાત્રિસભા સમગ્ર જિલ્લામાં સરકારની વિવિધ યોજનાકીય માહિતી ગ્રામજનોને પહોંચાડવા સાથે અધિકારીઓ લોકો સાથે સીધો સંવાદ કરી પ્રશ્નો જાણી શકે તે માટે રાજય સરકારના આદેશ અનુ સાર વહીવટતંત્ર દ્રારા યાલુ ફેબ્રુઆરી માસમાં દસેય તાલુકામાં પ્રાંત અધિકારી અને મામલતદારની ફાજરીમાં રાત્રી સભાઓનું આયોજન કરવામાં આવેલ છે જેથી લોકોના પ્રશ્નોને જાણીને તેના નિરાકરણ અંગે સરકાર દ્રારા કામગીરી કરી શકાય